આ ઉપરાંત ખેતરોમાં રેતી તણાઈ આવતાં ખેડ્રતો ચિંતામાં મકાયા છે

અબડાસા તાલુકાના કોઠારા નલીયા સુથરી સહિતના ગામોમાં પાણી ભરાયા છે

તો સરકારી કચેરીઓમાં પણ પા ણી ભરાયા છે રાજયમાં ભારથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે માછીમારોને દરિયો ન ખેડવા સુ ચના અપાઈ છે

જયા ર બાકીના ડેમોમાં પણ સારા પ્રમાણમાં નવા નીરની આવક થઈ છે

ઠેરઠર માર્ગો પર પ ાણી ભરાઈ જવાના કારણે તેમજ રસ્તાપર ધોવાઈ ના કારણે એસ ટી બસ સેવા પર પણ અસર પડી છે ખાસ કરીને નખત્રાણા લખપત અબડાસા તેમજ ભચાઉ થી રાપર સહિતના બસ વ્યવહારો ખોરવાયા છે

આ ઉપરાંત એસ ટી

ત્યારે યાત્રિકો મુશ્કેલીમાં મુકાયા હતા

ટી બસ દવારા ભુજ ખાતે પહોંચ ાડવામાં આવ્યા હતા

આ નિમિતે મુસ્લિમ બિરાદરો ઈદગાહ પર સ ામુહિક ઈદ નમાજ અદાકરવાની સાથે એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવશે